તેમણે કહ્યું કે વધતા જતા રણની સમસ્યાને રોકવાની સાથે જ આપણે પાણીની તંગીને પણ દૂર કરવાની જરૂર છે આશુતોષ અંતાણી ના રી બોટાદ જીલ્લાના ગઢડા પંથકમાં આવેલા ઉગામેડી ગામે નવા બંધાયેલા ધર્મનંદન સરોવરનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે યોજાઇ ગયું નવા પાણીના વધામણાં કરવાની વિધિમાં મુખ્યમંત્રી રૂપાણી સાથે ઉર્જામંત્રી સૌરલ પટેલ પણ જાડાયા હતા આ પ્રસંગે શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલા જળસંચયના કામને બેનમૂન જનપ્રતિસાદ મળતા વેરાન વગડામાં હરિયાળી યાદર છવાયેલી છે જળઅભિયાન ખરેખર જળસંચયની મહેનત ફળિભૂત બનાવી ગયું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું

આ વેળાએ શ્રી ઇશ્વરભાઈ પરમારે આદિપુર ખાતે નિર્માણ પામનારા ડો બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયનું પ્રતિક ભૂમિપૂજન પણ કર્યું હતું

બાબાસાહેબના સ્વપ્નને મૂર્તિમંત કરવા અને સમાજમાં શિક્ષણની સાથે સમરસતાની સ્થાપના સાથે પછાત અને વિયરતી જાતિઓનાં વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની વિનામુલ્યે અતિ આધુનિક સવલતો મળી રહે તે માટે સમરસ છાત્રાલયનો પ્રારંભ કરાવ્યો હતો

મુખ્ય વન સંરક્ષક એ સી

એફ ઓ વિહોલ આર એફ ઓ

સીસી રોડ સેલ્ફી પોઈન્ટ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે

બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના હળવા દબાણના પગલે સમગ્ર કચ્છ જીલ્લામાં વરસાદી વાતાવરણ સર્જાયું છે ગઈકાલે રવિવારે પશ્ચિમ કચ્છના સરહદી અબડાસા લખપત તથા નખત્રાણા તાલુકાઓમાં ફળવો થી ભારે વરસાદ નોંધાયો હતો આ વરસાદથી આ વિસ્તારના તમામ ડેમો તળાવો ફરીથી ઓગન્ય હતા જયારે જીલ્લા મથક ભુજમાં રવિવારે સાંજે દિવસભરના ભારે ઉકળાટ બફર બાદ ભારે ઝાપટું વરસતા રવિવારની રજાની મજા માણી રહેલા લોકોને જલ્દી ઘરભેગા થવું પડ્યું હતું

અમને મળતા સમાચાર મુજબ બપોરના ભાગમાં અંજારથી કુકમા સુધી ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા જયારે જીલ્લા મથક ભુજમાં આજે આકાશ વાદળછાયું રહ્યું હતું